જે પૈકી અભિષેક મીના દિલ્હી પહોંચી ગયા છે

ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ કચ્છમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા વિવિધ સંસ્થાઓના સહયોગથી કચ્છભરમાં પોલિયો રવિવારની ઉજવણી કરાઈ હતી